આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવું ઉત્પાદન એકમ ભારતને ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં હરણ઼ાળ સમાન છે તેમણે ઉમેર્યું કે નોયડાના સેમસંગ એકમમાંથી તેના ઉત્પાદનોની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવશે

આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઈ હતી તેના પર સુનવણી કરતાં કાર્યવાહીના પ્રસારણ અંગે અદાલતનું વલણ સકારાત્મક હોતા કેન્દ્રે પણ તે અંગે મંજુરી આપી દીધી હતી કોર્ટ કેવી રીતે કાંકરે છે કેવી કેવી રીતે દલીલો થાય છે તે હવે દરેક નાગરિક ટૂંક સમથમાં દેશના સૌથી મોટા ન્યાયતંત્રની કાર્યવાહી ઘરે બેઠા ટીવીપર કે ઓનલાઈન જોઈ શકશે

ના અધ્યક્ષ તરીકે હવાલો સંભાળ્યો છે

અને તેમની પાંચ વર્ષ માટે નિમશૂંક કરવામાં આવી છે

જી

ના ત્રીજા અધ્યક્ષ છે

જી ટી

આ યજ્ઞમાં સોમવલ્લી નામની વનસ્પતિબે કુટી કુટીને સોમરસ કાઢવામાં આવે છે અને તેની આહૃતિ ચાર વેદોના મંત્રો બોલી અઝિ નારાયણને આપાય છે વિશ્વ કલ્યાણ

જેમાં કલેક્ટરશ્રી દ્વારા તમામ સંલઝન તંત્રના સંયુક્ત પ્રચાર પ્રસારથી સ્થાનિક યુવાનો આ યોજનામાં જોડાય તે માટે અપીલ કરવાંમાં આવી હતી

તાલીમની સાથે રૂ

ટી આઈ ડીપ્લોમાંડીગ્રી ઉમેદવારો પણ જોડાઈ શકે છે તાલીમ પૂર્ણ થયે રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે વધુમાં ટુંક સમયમાં ભરતી મેળાઓ આઇ

ખાતે યોજાશે અને એપ્રેન્ટી સ યોજનામાં જોડાવવા માટે નજીકની આઇ ટી

ટી

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા લેવાનાર પુરક પરીક્ષાનું કેન્દ્રક કચ્છ

ઠકકર કોર્મસ કોલેજ ભુજ ખાતે રહેશે જેની વિધાર્થીઓને ખાસ નોંધ લઇ જે તે વિષયના સમય પત્રક અનુસાર પરીક્ષા સમયે શ્રી જે બી ઠકકર કોલેજ ભુજ ખાતે પરીક્ષા આપવાં જવું તેવું યાદીમાં જણાવાયું છે